એસ એફ

ગાંધીધામ ખાતે આજે કેન્દ્રીય વહાણવટા રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં મહત્વનો સેમિનાર યોજાઈ ગયો

શ્રી માંડવીયાએ કહ્યું હતું કે વિપુલ પ્રમાણમાં લાકડ઼ આયાત થતું હોય તેવા બંદર નજીક ફર્નિચર ઉત્પાદન શરૂ કરવામાં ભારતને ફાયદો છે

પર્યટન વિભાગ દ્વારા ફાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ યાણસદ ગામના તળાવની મધ્યમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાશે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના દિવંગત આધ્યાત્મિક વડા પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિમાં તેમના જન્મસ્થળનો વિકાસ કરવાની નેમ રાજ્યસરકારે હાથ ધરી છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ કહ્યું હતું કેદર વર્ષે હજારો હરિભક્તો પ્રાગટ્યતિથી એવા યાણસદ ગામે આવતા હોવાથી આ સ્થળને વિકાસ તીર્થ બનાવવામાં રાજ્ય સરકાર કોઇ કયાશ રાખશે નહિં કચ્છના સાંસદ વિનોદ યાવડાની ગાંધી સંકલ્પ યાત્રા યોથા દિવસે ભયાઉ પંથકમાં પહોંચી છે વોંઘ ગામના આશાપુરા માતાના મંદિરેથી આજે યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યાં હતાં કચ્છના અંતરિયાળ વિસ્તારમાં ગાંધી વિયારધારાને પહોંચાડવાની જ્રેમત ઉઠાવવા બદલ યૂવા સાંસદ વિનોદ ચાવડાને તેમણે શાબાશી આપી હતી સાંસદ વિનોદ યાવડાએ પોતાની સાથે યાત્રામાં જોડાયેલા યુવા કાર્યકરોને જનતા જનાર્દન વચ્ચે જઈ તેમના દુઃખ દર્દને સમજવા દૂર કરવા માટે મહેનત કરવા શીખ આપી હતી તાપી જિલ્લામાં ડાંગરની ખેતી ઉપર ગુજરાન ચલાવતા ખેડૂતો માટે એવી માર્ગદર્શન બેઠક યોજાઈ ગઈ જેમાંથી આવક બમણી કરવાની બાબતથી તેઓ વાકેફ બને વ્યારા ખાતે કાર્યરત પ્રાદેશિક યોખા સંશોધન કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો તથા સફળ ખેડૂતો માર્ગદર્શન તરીકે ઉપસ્થિત હતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી

ડાંગરીયાએ આવક બમણી કરવાનું મહત્વ આ પ્રસંગે સમજાવ્યું હતું

અમારા પ્રતિનિધી જણાવે છે કે બી

ની પેટ્રોલિંગ ટૂકડીને આ બોટ હાથ લાગી ત્યારે તેમાં કોઇ માછીમાર નહોતા તેઓ પાકિસ્તાની દરિયાઇ સરહદ તરફ નાસી ગયા હોવાનું મનાય છે માછીમાર વગરની બંને બોટમાંથી માછીમારી કરવાનો સામાન હાથ લાગ્યો છે દરિયાઇ પટ્ટીમાં પેટ્રોલિંગ વધારી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્યાંગોને અપાતી સાધન સહાયની રકમ બમણી કરવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મુખ્યમંત્રી સાથે મોકળા મન અંતર્ગત કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કરતાં મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી

શ્રી રૂપાણીએ અલાયદુ દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરવાની અને દિવ્યાંગ વેલ્ફેર કમિશનરની નિમણૂંક કરવાની પણ જાહેરાત કરી હતી

શ્રી રૂપાણીએ જણાવ્યું કે દિવ્યાંગોના જીવનમાં હેપીનેસ ઇન્ડેક્સ વધારવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે

જૈન ધર્મના લાખો અનુયાયીઓ આયંબિલ જેવી આરાધના દ્વારા સ્વાદેન્દ્રીયને સંતુલીત કરશે જૈન દર્શન કહે છે કે રસ વિજેતા બને તે પરમ રસને પામી શકે આયંબિલ કરનાર સાધકે અનાજપાણી અને મીઠા વડે બનેલા ખોરાકનું માત્ર એક સમય ભોજન કરવાનું હોય છે અને ધી દૂધ ગોળ ખાંડતેલ મરચાંનો સદંતર ત્યાગ કરવાનો હોય છે તનમન તથા આત્માની શુધ્ધિ માટે આયંબિલ વ્રત શ્રેષ્ઠ મનાય છે

રાજ્યમાં કેટલાક સ્થળે વરસાદે ખમૈયા કર્યા બાદ આજે સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળોએ સામાન્ય ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે

રાજકોટમાં પણ કેટલાક વિસ્તારમાં સામાન્ય ઝાપટું પડ્યું છે અમદાવાદમાં કેટલાક સ્થળે વરસાદના છાંટા પડયા છે જામનગરના કાલાવડ પંથકમાં ઠેર ઠેર વરસાદ થયાના સમાચાર છે કચ્છમાં પણ વાતાવરણમાં અનાચક પલટો આવ્યો હતો ભુજમાં સાંજના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો

સામખિયાળી રવાપર તથા નલિયામાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો